આજે વિશ્વ યોગ દિવસ નિમિત્તે કોમૂન થોગુ પ્રોટોકોલ ગુજરાત રાજ્ય યોગ બોર્ડ અને મુખ્યમંત્રીશ્રીતા ઓફિશિયલ કેસબુક પેજ પરથી લાઈવે કેરવામાં આવશે તેમ ગુજરાત રાજ્ય યોગ બોર્ડના અધ્યક્ષ શ્રી શીશપાલજીએ જણાવ્યું છે

આ કેમ્પેઈનમાં યોગપ્રાણાયામ અને ધ્યાનના મહત્ત્વને સમજાવવા યોગઋષિ સ્વામિ રામદેવજી મહારાજશ્રી શ્રી રવિશંકર મહારાજ તથા સદ્ગુરૂજી સહિતના પ્રેરણાદાયી મહાનુ ભાવોના લાઈવ કાર્યક્રમ મુખ્યમંત્રીના તથા ગુજરાત રાજ્ય યોગ બોર્ડના ઓફિશિયલ ફેસબુક પેજથી કરવામાં આવ્યા હતા આશુ તોષ અંતાણી મુ ખ્યમં ત્રીઃલોકા ર્પણઃ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ગઈકાલે ગુજરાત રાજ્ય માર્ગ વાહનવ્યવહાર નિગમના નવનિર્મિત ચાર બસમથકોબે નવા એસ ટી ડેપો વર્ક શોપ અને એક આર ટી ઓ તેમજ યાર એ આર ટી ઓ કચેરીઓનું ઈ લોકાર્પણ ગાંધીનગરથી કર્યું હતું મુખ્યમંત્રીશ્રીએ ગુજરાત એસટી ના માણસાલાખણીસંખેડા અને કુકરમૂં ડા બસમથકો તથા કચ્છના નલિયા અને બોટાદના ગઢડા બસ ડેપો તેમજ અમરેલીમાં એસ ટી

તેમણે વાહનવ્યવહારમંત્રી ઓર

ટી ઓ તેમજ દેવભૂ મિ વ્રારકાંગીર સોમનાથઆણંદ અને છોટાઉદેપુ રની એઆર ટી ઓ કચેરીના ઈ લોકાર્પણ પણ સંપન્ન કર્યાં હતાં મુખ્યમંત્રીશ્રીએ એસટી નિગમ અને વાહનવ્યવહાર વિભાગના આ ડિજિટલ લોકાર્પણોની પહેલને આવકારતાં કહ્યું કે કોરોના સંક્રમણના કારણે સોશિયલ ડિસ્ટન્સિંગના નિયમો જાળવવા સાથે જાહેર સમારંભો મેળાવડાઓ યોજવાને બદુલે ફિઝિકેલના સ્થાને ડિજિટલ લોકાર્પણથી વિકાસકામોની કૂચ આપણે જારી રાખવી છે

જ્યારે જિલ્લામાં કોરોનાથી અત્યાર સુધી કુલ સાત દર્દીના મોત નોંધાયાં છે

આશુ તોષ અંતાણી રાજ્યઃરથયાત્રાઃ અમદાવાદમાં દર અષાડી બીજના દિવસે પરંપરાગત નીકળેતી ભગવાન જગન્નાથજીની રથયાત્રા આ વર્ષે નહીં કાઢવાનો ગુજરાત વડી અદાલતે આદેશે કર્યો છે વૈશ્વિક મહામારી કોરોનાની સ્થિતિને અનુલક્ષીને ગુજરાત્ હાઈકોર્ટે આ યૂંકાદો આપ્યો છે અત્રે ઉલ્લેખનિય છે કે પ્ર રીની વિશ્વપ્રસિદ્ધ રથયાત્રા પર સર્વોચ્ય અદાલત અગાઉ રોક લગાવી યૂ કી છે જિલ્લામથક ભુજ ખાતે સ્વામિનારાયણ મંદિર તથા સમસ્ત હિન્દુ સમાજ અને સંગઠનો દ્વારા છેલ્લા છ વર્ષથી કાઢવામાં આવતી રેથયાત્રા મોકૂફ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે

આ ગ્રહણને નરી એટલે કે ખુલી આંખે જોવું નહીં તે જોવા માટે શાસ્ત્રીય પધ્ધતિથી બનાવેલા ગોગલ્સનો ઉપયોગ કરવો